એન બી બેંક કૌભાંડ કેસમાં આર્થિક ગુનામાં આરોપી મેહ્લ ચોક્સી સામે એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા જારી કરાયેલું બિન જામીનપાત્ર વોરંટ રદ કરવાનો ઇનકાર કર્યો છે ખાસ ન્યાયાધીશ વી

વર્દેએ આરોપી મેહુલ યોક્સીને રાહત આપવાની તેના વકીલે કરેલી વિનંતી ફગાવી દીધી હતી ચોક્સીના વકીલે અદાલત સમક્ષ રજુઆત કરી હતી કે તેમના અસીલની તબીયત અસ્વસ્થ છે તથા ભારતમાં તેના જાનને જોખમ છે અદાલત સંબંધિત કેસમાં મેહુલ ચોક્સીને આર્થિક ગુનો કરીને ફરાર થનાર આરોપીઓ માટેના નવા ધારા હેઠળ ચોક્સીને ભાગેડુ જાહેર કરવા વિનંતી કરતી એન્ફોર્સમેન્ટ વિભાગની અરજીની સુનાવણી કરશે અદાલત તેને ભાગેડુ જાહેર કરે તો તેની સંપત્તી ટાંચમાં લેવાનો માર્ગ મોકળો બની શકે છે

પરીક્ષા નાયબ સેકશન ઓફીસર તથા નાયબ મામલતદારની ભરતી માટેની લેખીત પરીક્ષા આજે યોજાશે

પી એસ સી દ્વારા લેવનાર આ પરીક્ષા શાંતિપૂર્વક યોજવા માટે ચૂસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે

જેમાં ઉમેદવારોએ વર્ગમાં સાડા દસ વાગ્યે હાજર રહેવું પડશે પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે દરેક જિલ્લાના ઉમેદવારોને જવાબદારી સોંપવામાં આવી છે પરીક્ષામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

આ ઉપરાંત જો વિદ્યાર્થી પાસે મોબાઇલ બંધ હાલતમાં મળશે તો પણ ઉમેદવાર ક્યારેય પણ જીપીએલસીની કોઇ પરીક્ષા આપી શકશે નહી અને તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાશે

ની પરીક્ષામાં પહેલીવાર કાપડના ચેંકીંગ બુથ અથવા રુમમાં મહિલા ઉમેદવારોને મહિલા પોલીસ ગાર્ડ અને પુરુષ ઉમેદવારને પુરૂષ પોલીસ ગાર્ડ તપાસશે અને ઉમેદવાર કોઇપણ ઇલેક્ટોનિક ગેજેટ ની સાથે પરીક્ષા કેન્દ્રમાં દાખલ ન થાય તે પણ ચેકીંગ કરાશે

આ કાર્યક્રમમાં કૃષિ પંચાયત અને પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમાર છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા

તેનાથી ઘઉં તેમજ ચણાના પાકને ફાયદો થશે માઝ્રમ જળાશયમાંથી છોડવામાં આવેલા પચાસ ક્યુસેક પાણીથી મોડાસા તેમજ ધનસુરા તાલુકાના ખેડૂતોને લાભ મળશે તો વાત્રક જળાશય ના પાણીનો માલપુર તેમજ બાયડના ખેડૂતોને લાભ મળશે જ્યારે મેશ્વો જળાશયના પાણીનો મોડાસા તેમજ ભિલોડાના ખેડૂતોને સીધો લાભ થશે જિલ્લાના ત્રણેય જળાશયમાંથી છોડાયેલા સિંચાઈના પાણીથી ત્રણ હજારથી વધારે હેક્ટરમાં સિંચાઈનો લાભ ખેડૂતોને મળી શકશે ચાલું વર્ષે સિઝનનો સારો વરસાદ થવાથી રવિ પાક માટે છ તબક્કા સુધી પાણી નો લાભ મળશે જે પૈકી આ પ્રથમ તબક્કાનું પાણી છોડાયું છે ભરત રાજગોર અશોક તા

એ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઇ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા મંત્રીમંડળના અન્ય સભ્યો પદાધિકારીઓ અધિકારીઓ વગેરેએ સૈનિક કલ્યાણ ભંડોળમાં ફાળો આપ્યો હતો ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ પોતાનો ફાળો આપતાં દેશનું રક્ષણ કરતા ફરજપરસ્ત જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી શ્રી રુપાણીએ કહ્યું હતું કે જવાનો જાનની પરવા કર્યા વિના દેશનું રક્ષણ કરે છે પરિણામે આપણે સૌ સુખ ચેનથી રહી શકીએ છીએ ગુહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દ્વજદિન નિમિત્તે ફાળો અર્પણ કરતાં જણાવ્યું હતુ કે આ દિવસ સરહદોના રક્ષણની સાથે દેશનું રક્ષણ અને ભવિષ્યની સંભવિત વિધ્વંસક ઘટનાઓ રોકવા માટે સાવધ રહેનારા વીર જવાનો પોતાના પ્રાણની પણ પરવા કરતા નથી તેમનું ઋણ અદા કરવાનો આ દિવસ છે જિલ્લાઓમાં પણ દ્વજદિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટરથી લઇ નાગરિકોએ સૈનિક કલ્યાણ ભંડોળમાં પોતાનો ફાળો આપી સેના પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું

જેમાં ગામના સેવાભાવી લોકો જૂના કપડા વાસણ પગરખાં શિયાળાના ધાબળા જેવી વસ્તુઓ મુકી જાય છે તેનું સૂત્ર આપ્યું છે જો તમારી પાસે વધુ હોય તો મુકી જાવ અને જરૂર હોય તો લેતા જાવ અમારા ડાંગના પ્રતિનિધિ જણાવે છે કે જેમનો કોઇ અકારો નથી અને ભિક્ષા માંગીને બે ટંકનું જમવાનું હોય ત્યારે તે સિવાય પ્રાથમિક જરુરીયાતનું શું તેના માટે થઇને આ સેવા શરુ કરવામાં આવી છે

શહેરની એક ખાનગી હોસ્પિટલ દ્વારા યોજાનારી આ કૂચમાં સ્તન કેન્સર નિષ્ણાંત ડોક્ટર શેફાલી દેસાઇ ડો

શહેરોમાં ખાસ કરીને શિક્ષિત મહિલાઓમાં માનસિક તંગદિલી પોતાના બાળકને સ્તનપાન ન કરાવવું અયોગ્ય ખાનપાન અનિયમિત જીવનશૈલી વગેરેના કારણે સ્તન કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે મહિલાઓને તેની સામે જાગ્રુત કરવા છેલ્લા સાત વર્ષથી દર વર્ષે આ પીંક પરેડ યોજવામાં આવે છે

તેમણે ઉમેર્યું છે કે માત્ર અશાંતિ ફેલાવવાના બદઈરાદાથી અપાયેલ બંધના એલાનને વિદ્યાર્થિઓએ યુવાનોએ વાલીઓ અને જનતાએ સંપૂર્ણ જાકારો આપ્યો છે

દીક્ષાંત અતિથિ તરીકે હાજર રહેલા રાજયપાલ દેવ વ્રત આચાર્ય એ આ પ્રસંગે સૌને શીખ આપી હતી કે શિક્ષણ મેળવી સ્વાર્થ નહીં પણ પરમાર્થ નો વિચાર તમામ છાત્રો એ કરવાનો છે

સી એફ

હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્દમાં પણ હાલ ગુજરાત નજીક કોઇ હવાનું હળવું દબાણ નથી વળી ઇશાનના ઠંડા શિયાળ્ પવનના કારણે હવે આકાશ વધુને વધુ ચોખ્ખુ થવા લાગશે

પરંતુ ઠંડી તીવ્ર બનવાની શક્યતા નથી હવામાં ભેજનું પ્રમાણ ઘટવાથી રવિ પાકો માટે સાનુકુળ સંજોગો સર્જાશે ખેડૂતોને ઉભા પાકને ફગનાશક દવાનો છંટકાવ કરવા સલાહ અપાઇ છે